ની ખોટ સહન કરીને પણ ભાવ વધારો નહીં માંગવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે આ અંગેની જાહેરાત કરતાં ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું છે કે આધુનિકીકરણ અપનાવીને ખોટ ઘટાડવા મહેનત કરીશું પણ આમ આદમીની ભલાઈ માટે ભાવ વધારો નહીં માંગીએ

જેનો હિસાબ સરભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વન ટાઈમ સેટલમેંટ સ્કીમ જાહેર કરવામાં આવી છે

કલ્પના શાહ રણ સરહદે સંયુક્ત કવાયત દેશ વિરોધી નાપાક પ્રવૃતિઓ રોકવા કચ્છની રણ સરહદે પોલીસ અને સીમા સુરક્ષા દળ દ્વારા જોઈન્ટ પેટ્રોલિંગ કરવા તેમજ સરહદી લોકોને જાગૃત કરવા બોર્ડર રેન્જના અધિક્ષક સુભાષ ત્રિવેદી જિલ્લા કલેકટર એમ

પશ્ચિમ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદેથી ઘુસણખોરી ડ્રગ્સની હેરાફેરી તથા હથિયારો ઘૂસાડવા જેવી દેશ વિરોધી પ્રવૃતિઓને અટકાવવા તથા કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે સરહદના ગ્રામજનોને જાગૃત કરવા સીમાદળના જવાનો તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કવાયત કરવામાં આવી હતી

છેલ્લા સાત વર્ષથી નર્મદાની કચ્છ શાખા નહેરને કારણે જીરું રાયડો એરંડા ઈસબગુલ વગેરે પાકનું વાવેતર વધતું જાય છે ત્યારે આ વર્ષે મેઘરાજાએ પણ મહેર કરતાં લગભગ સીમા તળાવ ચેકડેમ ડેમો ભરાઈ ગયા છે

આમ વાગડ વિસ્તારમાં નર્મદા યોજના જીવાદોરી સમાન બની ગઈ છે

ખાનગી પ્રાથમિક શાળાઓમાં સરકારી નિયમોનું માર્ગદર્શન મળી રહે તેમજ આરઇટી એકટની જોગવાઇ અનુસાર શાળાઓનું સુચારું સંચાલન થાય તે માટે માર્ગદર્શન રિવ્યૂ બેઠક પૂર્વ અને પશ્ચિમ ઝોન ભુજ અને ગાંધીધામ ખાતે યોજાઇ હતી પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે ખાનગી પ્રાથમિક શાળાઓના આચાર્યો સંચાલકોની બેઠકમાં શિક્ષણ તંત્ર દ્વારા તકેદારી રાખવા ટકોર કરાઇ હતી નાયબ શિક્ષણાધિકારી નીલેશ ગોરે શાળાઓ માટે ફી નિયમન સમિતિએ મંજૂર કરેલી ફી અંગે વાલીઓની બેઠકમાં જાણ કરવી શાળાઓની વેબસાઇટ પર દર્શાવવી શાળા દફતરનો ભાર ઓછો કરવા ઓનલાઇન ડેટા વગેરે બાબતે સમજણ આપી હતી

મી

પહોળો કરવાનું કામ ચાલુ છે

મી